લેન્ડર વિક્રમ સફળતાપૂર્વક તેના ઓર્બીટરથી અલગ થઇ ગયો છે ઈસરોના વૈજ્ઞાનિકી દ્વારા ઓછા સમથમાં આ સફળતા પૂર્વકની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી આ તબક્કા પછી સાત સપ્ટેમ્બરે ચંદ્રના દક્ષીણ ધુવના ક્ષેત્રમાં તે પ્રવેશ કરશે આ અભિયાન પૂર્ણ થયા બાદ ભારત ચંદ્રની સપાટી પર ઉતારનારા ચાર દેશોના સમુહમાં સામેલ થઇ જશે

ગઈકાલે નવી દિલ્ફી ખાતે ગરવી ગુજરાત ભવનનું ઉદ્વાટન બાદ વિજ્ઞાન ભવન ખાતે સંબોધતા આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું હતું કે ગુજરાત સરકાર જળ સંચયના ક્ષેત્રે મહાન કાર્ય કરી રહી છે તેમણે કહ્યું કે રાષ્ટ્રીય પાટનગર માં વિવિધ રાજ્યોની સંસ્કૃતિ અને પરંપરાઓને પ્રોત્સાહન આપવાના કેન્દ્રો બનવા જોઈએ ગરવી ગુજરાત ભવન અકબર રોડ પર બનાવવામાં આવ્યું છે

દિલ્ફીમાં પહેલું ઇકો ફ્રેન્ડલી ભવન નિર્માણ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે ગુજરાત ભવનના ઉદ્વાટન પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આયાર્ય દેવવ્રત મુખ્યમંત્રી વિજય રૂપની અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા

ડેમ સંપૂર્ણપણે ભરાઈ જતા આગામી બે વર્ષો સુધી રાજ્ય પરથી જળસંકટ ટબ્યું છે

મતદારો નજીકના ઈ ગ્રામ સેવા કેન્દ્ર કે સી એસ સી ખાતે જઈને ઓનલાઈન મતદાર કાર્ડની ચકાસણી કરી શકશે મતદાર નોંધણી અધિકારીની કચેરી ખાતે મતદાર સુવ્બીધા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે વિરલ રાણા વરસાદ સોમવારે સવંત્સરી અને ગણેશયતુર્થી ના માહોલ વચ્ચે ગોરંભાયેલા આકાશમાંથી જીલ્લામાં ઝાપટાથી લઈને અઢી ઇંચ પાણી વરસ્યું હતું સરહદી બન્ની ખાવડામાં બપોરે સવા બે ઇંચ વરસાદ વરસ્યો હતો તો રાપર તાલુકામાં બપોરે ગાજવીજ સાથે બે ઇંચ થી વધારે પાણી વરસ્યું હોવાના અહેવાલ છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ શુક્રવાર સુધી જીલ્લામાં વરસાદી માહોલ જળવાઈ રહેશે અને હળવાથી માધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે

અરબસ્તાનમાં કરબલાના રણમેદાનમાં જાન ગુમાવનારાઓની સહદાતની સ્મૃતિને તાજી કરવા મહોરમ માસની દસમી તિથીએ તાજીયા કાઢવામાં આવે છે મોહરમ માસના પ્રથમ દશ દિવસ સુધી વિવિધ સ્થળોએ મજલીસના કાર્યક્રમો યોજાય છે

જિનાલથોમાં પૂજા અર્ચના જપતપ આરાધના કરવામાં આવી હતી જયારે અયલ ગચ્છ સંઘ દ્વારા આજે સવંત્સરી ઉજવાશે તપ આરાધના કરીને ક્ષમા યાચના માંગવામાં આવશે વિરલ રાણા ગણેશોત્સવ મહારાષ્ટ્રમાં ઉજવાતો ગણેશોત્સવ હવે કચ્છમાં પણ સર્વવ્યાપી બન્યો છે ત્યારે ગઈકાલે ગણેશયતુર્થીના પવિત્ર પર્વ પર ઠેર ઠેર ગણેશ સ્થાપના કરવામાં આવી હતી સવારથી જ હંગામી મૂર્તિ બજારમાં વરસતા વરસાદ વચ્ચે લોકોએ વાજતે ગાજતે ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે વિવિધ મંડળો શેરીના લોકો દ્વારા ગણેશજીને સ્થાપન માટે નજરે પડ્યા હતા